પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કૃષિમંત્રી આર સી

ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે શિયાળાએ વિદાય લીધી

મતદાન સવારે સાત વાગ્યે શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે

દરેક જિલ્લા તાલુકાના મથકેથી મતદાન મથક આધિકારી સહિત અન્ય કર્મચારીઓને પોતપોતાના મતદાન મથકે પહોંચાડવા એસ ટી

યૂંટણી શાંતિપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્યના પોલીસતંત્ર દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરાયો છે

આ ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકોએ ફરજ બજાવવા રાજ્ય અનામત પોલીસદળ એસ

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારને વિના મુલ્યે રસી આપી છે તે પ્રમાણે નાગરિકોને પણ વિના મુલ્ચે સરકારી હોસ્પિટલમાં રસી આપવામાં આવશે રાજ્યના તમામ નાગરિકોને તબક્કા વાર ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે અને ભારત સરકારની માન્યતા વાળી હોસ્પિટલમાં પણ વેકસીનેશન કરવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં પણ માં અમૃતમ કાર્ડ માં વાત્સલ્ય કાર્ડ માંટે નોંધાયેલી હોસ્પિટલને જ વેકસીનનો જથ્થો આપવામાં આવશે

ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી એ પી તથા એન પી

ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી

અને એન પી કે

આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે

જો કે અપહરણ કરાયેલ બોટોના કે ખલાસીઓના નામ હજુ સુધી જાણી શકાયા નથી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

હવા માન રાજ્યમાં શિયાળો વિદાય લઇ રહ્યા છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ દિવસ રાત્રીના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો થશે

ખાસ કરીને બનાસકાંઠા પાટણ ભૂજ વગેરે જિલ્લાઓમાં તો આગામી ચાર પાંચ દિવસ પછી ભરઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થવાની શક્યતા છે